કેન્દ્ર સરકારે અનુસ્નાતક નીટ પરીક્ષામાં છ પર્સન્ટાઈલ ઘટાડયા છે

યુરોપીય સંઘની યુંટણીમાં બ્રિટન ભાગ લેશે

દેશની સૌથી લાંબી ક્રોસ કન્ટ્રી દોડનો આજે બિકાનેરથી આરંભ થશે

ભાજપ પ્રમુખ અમીત શાહ ઝારખંડના કારકેન્ડા ખાતે અને કોંગ્રેસ પ્રમુખ રાહ્લ ગાંધી મધ્યપ્રદેશમાં ગ્વાલિયર અને ભીંડ મોરેના ખાતે સભા કરવાના છે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકાગાંધી દીલ્ફીમાં રોડ શો કરશે

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી શ્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે ચુંટણી પારદર્શક રીતે યોજાય તે જરૂરી છે અને લોકશાહી ટકાવવા વિરોધપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કોંગ્રેસના નેતા અભિષેક મનુસિંધવીએ કહ્યું કે સર્વોચ્ય અદાલતના નિર્ણયની પંચને વીવીપેટની ગણતરી વધારવામાં કોઈ અવરોધ નથી દરમિયાન ભાજપે વિરોધપક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું કે લોકસભાની યુંટણીમાં તેમનું ભાવી જાણી ગયા છે એટલે હવે વોટીંગ મશીન પર શંકા કરે છે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે હારનો દોષ વોટીંગ મશીનને આપે છે

આરોગ્ય મંત્રાલય દ્વારા મેડિકલ કાઉન્સીલના સંચાલક મંડળ સાથે ચર્ચા બાદ આ નિર્ણય કરાયો છે

પ્રધાનમંત્રીએ હવાઈ નીરીક્ષણ બાદ આ સહાય જાહેર કરી હતી

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની યાદી અનુસાર કેબીનેટ સચિવ શ્રી પી

સિંહાના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં રાહત અને પુનર્વસવાટની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી દરમિયાન ઓડીશામાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનર્વસવાટ કામ હાથ ધરવામાં આવ્યું છે નૌકાદળનાં અને તટરક્ષકદળનાં ચાર હેલીકોપ્ટર રાહત કામગીરીમાં જાડાયાં છે

પુરી અને ભુવનેશ્વરમાં વીજપુરવઠો સ્થાપિત થઇ ગયો છે

બેંક સેવાઓ શરૂ થઈ છે અને એટીએમ ટુંક સમયમાં કાર્યરત થશે

તેલંગણા સરકારે એક હજાર કર્મચારીઓ વીજળી પુનઃ સ્થાપિત કરવા મોકલી આપ્યા છે

નવી દિલ્હીમાં અમેરિકાના વાણીજય સચિવ વિલબર રોસ સાથેની બેઠક દરમિયાન શ્રી પ્રભુએ આશા દર્શાવી કે બંને દેશોના વેપાર ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારના સ્તરે સહકાર જરૂરી છે

ભારતમાં અદાલતી ગુનાઈત કાર્યવાઠી હેઠળ વિદેશમાં આશ્રય લીધેલા લોકોનો તેમાં સમાવેશ કરાયો હતો સત્તાવાર થાદી અનુસાર હવે તેમને ઓસીઆઈ કાર્ડ પણ અપાશે અને વીઝા પણ મળી શકશે અગાઉ તેઓના વિઝા પર પ્રતિબંધ મુકાયો હતો

આ પરિષદ પર્યાવરણ સુરક્ષા અને વિકાસના સંદર્ભમાં ધ્રુવ પ્રદેશના દેશોમાં સહકાર સંકલન અને મસલતની કામગીરી કરે છે ટવીટર પર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું કે અગીયારમી ધ્રુવીય પરિષદની મંત્રી સ્તરની બેઠક ફિનલેન્ડના રોવાનીમીમાં મળી હતી અને તેમાં ભારત ફરીથી નીરીક્ષક તરીકે ચુંટાયું છે

ગઈકાલે રાષ્ટ્રસંઘ ત્રાસવાદ વિરોધી કાર્યક્રમ કચેરીના પ્રયાર રાષ્ટ્રસંઘ ત્રાસવાદ વિરોધી પ્રવાસ કાર્યક્રમનો આરંભ કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું આ કાર્યક્રમ માટે ભારત ઉપરાંત જાપાન નેધરલેન્ડ કતાર અને સાઉદી અરેબિયા દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે રાષ્ટ્રસંઘના વરિષ્ઠ અધિકારી જેલી પોસ્ટમાના જણાવ્યા અનુસાર ભારતે આ કાર્યક્રમ માટે અઢી લાખ ડોલરની સહાય આપી છે

તેમણે કહયું કે ત્રાસવાદી નેટવર્કનો સફાયો કરવાના આદેશ અપાયા છે ગઈકાલે સંસદમાં બોલતાં તેમણે જણાવ્યું કે ત્રાસવાદી નેટવર્કને તોડી પાડયું છે અને ઈસ્ટર સન્ડેના હ્મલા માટે પડ જણાની ધરપકડ થઈ છે પ્રધાનમંત્રી શ્રી રાનીલ વિક્રમસિંઘેએ કહયું કે પોલીસ બોંબ વિસ્ફોટની તપાસ કરી રહી છે અને તેની સાથે સંકળાયેલા આરોપીઓ પકડાઈ ગયા છે કડક સલામતી વચ્ચે જનજીવન રાબેતા મુજબ સ્થાપિત થયાનું તેમણે જણાવ્યું હતું

મધેસી પાર્ટીના નેતા અને નાયબ પ્રધાનમંત્રી ઉપેન્દ્ર યાદવ છે જયારે નયા શકિત પાર્ટીના નેતા ભુતપુર્વ પ્રધાનમંત્રી બાબુરામ ભટૃરાય છે

આઈએમએફના વડા ક્રિસ્ટીના લગાર્ડે જણાવ્યું કે બંને દેશો વચ્ચે સમજુતી થાય એવી સંભાવના હાલ દેખાઈ રહી નથી